કાશી વિશ્વનાથ મંદિર તરફ જતા સાંકડા રસ્તાને પહોળા કરવા ઉપરાંત સમગ્ર પરિસરનું સૌદર્યકરણ કરવાના પ્રોજેક્ટનું મંગળાચરણ કરાવ્યું હતું

શ્રી મોદી કાનપુરમાં પનકી પાવર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું

તેઓ લખનઉ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પણ શુભારંભ કરાવ્યું હતું આ પ્રસંગે તેઓ જાહેરસભાને સંબોધન કયુ હતું ત્યારબાદ શ્રી મોદી દિલ્હી મેટ્રોના એક નવા રૂટને ખૂલ્લો મુકયો હતો

હિંડન હવાઈ મથકના સિવિલ ટર્મિનલનું ઉદઘાટન પણ શ્રી મોદીના હસ્તે કરાયું હતું

આ વર્ષની મહિલા દિવસની વિષયવસ્ત છે સમાન રીતે વિચારીને નવકલ્પના થકી પરિવર્તન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે મહિલાઓના સશક્તિકરણ માટે તેમની સરકારે ઘણાં પગલાં લીધા છે જુદા જુદા ક્ષેત્રોમાં મહિલાઓએ જે અસાધારણ સફળતા મેળવી છે તે માટે દેશનો દરેક નાગરિક ગૌરવ અનુભવે છે મહિલા અને બાળવિકાસ મંત્રી મેનકા ગાંધીએ તેમના સંદેશામાં મહિલાઓને કુટુંબ અને સમાજના આધાર તરીકે ઓળખાવી છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ આજે સાંજે દિલ્હીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં નારી શક્તિ પુરસ્કારો અર્પણ કયા

સ્ત્રી શક્તિકરણ તથા સમાજ કલ્યાણ ક્ષેત્રે અવિરત કાર્ય કરનારી મહિલાઓને કેન્દ્રીય મહિલા અને બાળકલ્યાણ વિભાગ દ્વારા નારી શક્તિ પુરસ્કાર એનાયત કરાય છે આ વખતના નારીશક્તિ પુરસ્કાર માટે વન સ્ટોપ સેન્ટર અને બેટી બચાવો બેટી પઢાઓ યોજના હેઠળ સ્ત્રી પુરૂષ જન્મદર ક્ષેત્રે સમાનતા લાવવામાં પ્રગતી કરનાર રાજયની પણ પસંદગી કરવામાં આવી છે દેશની અને રાજયની સાથે જિલ્લામાં પણ ભુજ નગરપાલિકા દવારા વકતવ્ય કાર્યક્રમ યોજાયો હતો તેમજ માંડવી જનકલ્યાણ મેડીકલ સોસાયટી સંચાલિત નવનોત કેન્સર રીસર્ચ હોરપોશ અને ડાયા લીસોસ સેન્ટર ખાતે મેડીકલ કેમ્પ યોજોને વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી નેહલ ઠકકર મહેસૂલ મંત્રી ગાંધીનગર ખાતે મહેસૂલમંત્રી કૌશિક પટેલે જણાવ્યું છે કે સ્ટેમ્પ ડયુટી ભરવા માટે ઇ પેમેન્ટની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે ઉપરાંત ખેતી બિન ખેતીના શરત ફેર પ્રસંગે ભરવાના થતા પ્રિમીયમની પરવાનગી પણ હવેથી ઓનલાઇન અપાશે જમીનમાં વારસાઇની નોંધ પણ ઇ ધરા પ્લેટફોર્મ હેઠળ હવે ઓનલાઇન થઇ શકશે મહેસૂલ વિભાગની આઠ જેટલી મહત્વની સેવા ઓનલાઇન ધોરણે જનતાને ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું શ્રી પટેલે ઉમેર્યું હતું

કચ્છની વાત કરીએ તો ગાંધીધામ બાદ રાપર અંજાર માંડવી ભચાઉ અને ભુજ સ્થાન મળવ્યું છે

આ કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લામાં પણ ભુજ પોલિટેકનિક ખાતે જિલ્લાના આવાસ થોજના ફેઠળના લાભાર્થીઓને આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું ફતું

નેહલ ઠકકર સરહદ ડેરી સરફદ ડેરીના કેટલ ફીડ પ્લાન્ટ અને કેટલ મિલ્ક પ્લાન્ટનું ગઈકાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ફસ્તે ગાંધીનગરથી રિમોટનું બટન દાબીને ઉદ્વાટન કરાયું ફતું

કચ્છ જિલ્લા સફકારી દૂધ ઉત્પાદક સંઘ લિ